ગુજરાતમાથી યૂંટાયેલા જે યાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થાય છે ભાજપ ના સભ્યોમાં યુનીભાઈ ગોહિલ શંભુ પ્રસાદ દ્રંડિયા અને લાલસિંહ વાડોદીયાનો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસ તરફથી મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે

શિક્ષણ માટેના વૈશ્વિક ધારાધોરણો અને માપદંડો પ્રમાણે શિક્ષકોનું ઘડતર કરવા તેમણે અપીલ કરી હતી આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી ગુજરાત ના વિદ્યાર્થીઓને દેશ વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકી ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ શ્રી રૂપાણી એ વ્યક્ત કર્યો હતો

નેહ્લ ઠક્કર મહેસુલ મંત્રી મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય તે રાજ્ય સરકારની નેમ છે

હર કામ દેશ કે નામ અંતર્ગત મહિલાઓની સિદ્ધિ અને મહિલાઓની સમસ્યાઓની વાત કરીએ છીએ મહિલાઓમાં સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ કેળવવા ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો પશ્ચિમ કચ્છ ગાયનેકોલોજીસ્ટ એસોસિએશન ના સહયોગથી યોજાયેલા કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી

ખાસ કરી હોળી નિમિત્તે પ્રધાનમંત્રીએ કોઈ કાર્થક્રમમાં ભાગ નહિ લેવા જાહેર કર્યું છે

જો કે આ વખતે દસમાં અને બારમાં ધોરણની તેમજ કચ્છ યુનીવર્સીટીની વાર્ષિક પરીક્ષાઓ વચ્ચે યુવાવર્ગ હોળી ધૂળેટી પર્વ ઉજવવા તત્પર છે બજારમાં વિવિધ રંગો અને પીયકારીઓની ખરીદી થઇ રહી છે અંજારમાં વર્ષોની પરંપરા મુજબ ઈશાકચંદ્રના લગ્નની તૈથારી શરૂ થઇ છે હોળાષ્ટક બેસતા જ માણેકસ્તંભ રોપાયો હતો એ પછી રોજે રોજ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે